પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી મહાબાહુ બ્રહ્મપુત્ર જલમાર્ગનો શુભારંભ કરાવ્યો તેમજ ધુબરી કુલબારી પુલ અને માજુલી સેતુનું ભુમિપૂજન કરાવ્યું ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકાના બંનેલા ક્વાર્ડ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક આજે યોજાશે

ભારતીય સેનાના જવાનોએ કાશ્મીરની સલામતી સ્થિતિની માહિતી આપી હતી

જાપાનની નાઓમી ઓસાકાએ આજે રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની સેમિફાઈનલમાં સેરેના વિલિયમ્સને પરાજય આપીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં શ્રી મોદીએ કહ્યું છે કે મહાબાહુ બ્રહ્મપુત્ર જળમાર્ગ દ્વારા આસામમાં નવી વિકાસની નવી પહેલ શરૂ થશે અમારા સંવદદાતા જણાવે છે કે મહાબાહ્ બ્રહ્મપુત્ર જળમાર્ગથી આસામ અને મેઘાલય વચ્ચેનો સંપર્ક વધશે આ જળમાર્ગ ઉપર ચાર પ્રવાસન સ્થળોએ જેટ્ટી પણ બાંધવામાં આવશે જેનાથી સંબંધીત સ્થળોની રોજગારીની તકો વધશે આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી જળમાર્ગ વિભાગના મંત્રી મનસુખ માંડવીયા અને આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે

આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ડોક્ટર રમેશ પોખરિયાલ નિશંક પણ ઉપસ્થિત રહેશે સમારોહમાં કુલ બે હજાર પાંચસો પાંત્રીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

દેશની આ સૌથી જૂની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે વિદેશ મંત્રી ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકાના બંનેલા ક્વાર્ડ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠક આજે યોજાશે આજની બેઠક ગયા વર્ષે ઓક્ટોબરમાં ટોક્યોમાં યોજાયેલ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને તેના અમલીકરણની સમિક્ષાની તક આપશે આ ઉપરાંત બધા જ મંત્રીઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરશે રાજદ્વારી અશોક સજ્જન હારે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની બેઠક સહકાર વધારવાની દ્રષ્ટિએ મહત્વની બની રહેશે જમ્મુ કાશ્મીર રાજદ્વારી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવેલ યુરોપ અને આફિકાના રાજદ્વારીઓના પ્રતિનિધિ મંડળને ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો તેમજ અધિકારીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સલામતી સ્થિતિની માહિતી આપી હતી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આ રાજદ્વારીઓને આતંકવાદીઓ આત્મસમર્પણ કરે અને સરહદ પારથી થતી ધૂસણખોરી થતી રોકવામાં ભારતીય સેનાની ભૂમિકાની માહિતી આપી હતી

રાજદ્વારીઓનું પ્રતિનિધિમંડળ આજે જમ્મુમાં લેફ્ટનન્ટ ગર્વનર મનોજ સિંહા અને કાશ્મીરની વડી અદાલતના મુખ્ય ન્યાયધીશને આજે મળશે તેઓ નવા યૂંટાયેલા જિલ્લા વિકાસ સમિતિના સભ્યોને અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓને પણ મળશે

અમારા સંવાદદાતા જણાવે છે કે કોવિડના કારણે કંટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ નહીં થાય શાળામાં હાજરી વર્તમાન પરિસ્થિતિમાં ફરજીયાત નથી અને ઓનલાઈન માધ્યમથી શિક્ષણ પ્રક્રિયા ચાલુ રહેશે જોકે શાળાઓએ કોવિડના સંક્રમણને રોકવા સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવું પડશે

વિમાન માર્ગદર્શિકા દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં જોવા મળેલા કોવિડના નવા સ્વરૂપના વાયરસ ભારતમાં પણ જોવા મળતાં કેન્દ્રીય નાગરીક ઉદ્દયન મંત્રાલયે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નવા માર્ગદર્શિકા બહાર પાડી છે

આ માર્ગદર્શિકા મુજબ ઈંગ્લેન્ડ યુરોપ અને મધ્યપૂર્વના દેશો સિવાય ભારતમાં આવતા બધા જ આંતરરાષ્ટ્રીય વિમાન મુસાફરોએ તેમના નિર્ધારીત વિમાન પ્રવાસ પહેલા એર સુવિધા પોર્ટેલ ઉપર જાતે જ કોવિડ નહીં હોવાની વિગતો અને આરટીપીસીઆર રિપોર્ટની કોપી આપવાની રહેશે એવી જ રીતે જે તે સરકારો દ્વારા ઘરમાં ક્વોરન્ટાઈન થવાના જે નિયમો હશે તેનું પાલન કરાશે એવી બાંહેધરી મુસાફરોએ આપવી પડશે વિમાન કંપનીઓ દ્વારા મુસાફરોને સંબંધીત નિયમોની વિગતો પણ અપાશે

જયશંકરે કહ્યું છે કે ભારતમાં નિર્માણ પામેલી કોવિડ રસી પચ્ચીસ દેશોને મોકલવામાં આવી છે અને ખૂબ જ ઝડપથી વધુ ઓગણપયાસ દેશોને રસી મોકલવામાં આવશે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

વધુ સમાચાર

શ્રી શાહ આજે કોલકાતામાં ઐતિહાસિક ભારત સેવાશ્રમ સંઘની પણ મુલાકાત લીધી

ભાજપના વરિષ્ઠ નેતાઓ દિલીપ ઘોષ મુકુલ રોય અને તથાગત રોય પણ ઉપસ્થિત રહ્યા હતા બાદમાં શ્રી શાહ ગંગાસાગર ખાતેના કપિલ મુનિ આશ્રમમાં જશે તેઓનારાયણપુર ગામ ખાતેશરણાર્થી પરિવાર સાથે બપોરનું ભોજન કરશે બપોરના ભોજન બાદ કાકદ્વીપમાં કાળી મંદિર થી એસબીઆઈ શાખા સુધી ભવ્ય રોડ શો યોજવામાં આવશે આવતીકાલે શ્રી શાહ પશ્ચિમ બંગાળના શહીદોને શ્રદ્ધાંજલિઆપશે બાદમાં તેઓ એક પ્રદર્શનનું ઉદઘાટન કરશે રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતિ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે રામકૃષ્ણ પરમહંસની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે શ્રી શાહે જણાવ્યુ છે કે રામકૃષ્ણ પરમહંસે આખા વિશ્વને વિશ્વાસ અને આધ્યાત્મિકતાથી પ્રકાશિત કર્યો અને તેમના ઉપદેશો અને વિચારો દ્વારા દેશને એક કર્યો મંત્રીએ કહ્યું કે રામક્રષ્ણ પરમહંસનો બતાવેલો માર્ગ માનવજાત માટે પ્રેરણારૂપ છે જે દરેકને કાયમ માટે માર્ગદર્શન આપતો રહેશે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રામકૃષ્ણ પરમહંસને શ્રદ્ધાંજલિ આપી હતી મહારાષ્ટ્ર વરસાદ દક્ષિણ અને મધ્ય મહારાષ્ટ્રના ઔરંગાબાદ સાંગલી સહિત કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થયાના અહેવાલ છે ઔરંગાબાદમાં કરાં પડવાના પણ અહેવાલ છે કમોસમી વરસાદના લીધે ખેડૂતો રવિ પાક માટે ચિંતિત બન્યા છે હવામાન વિભાગે વિદર્ભ મરાઠવાડા અને કોકણ વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે ટેનિસ અપડેટ જાપાનની નાઓમી ઓસાકાએ રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની સેમિફાઈનલમાં સેરેના વિલિયમ્સને સીધા બે સેટોમાં પરાજય આપીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

બીજી સેમીફાઈનલમાં અમેરિકાના જેનિફર બ્રેડી અને ચેક ગણરાજ્યની કેરોલીના મુકોવા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે